સાથે એક દ્વિપક્ષી બેઠક યોજી હતી

એસ ટી ના ફોર્મ તથા રિટર્નને વધુ સરળ બનાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે એક બેઠક યોજાઇ ગઇ

ગૃહ મંત્રી અમિત શાહ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સુદીપ બંદોપાધ્યાથ અને ડેરેક ઓ બ્રાયન બહ્જન સમાજ પાર્ટીના સતિષયંદ્ર મિશ્રા સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ ડીએમકેના ટી આર

સાથે એક દ્વિપક્ષી બેઠક યોજી હતી શ્રી રાજનાથસીંહે ભારત અને અમેરીકા વચ્ચે ગાઢ બની રહેલા સંબંધો અંગે ખુશી વ્યકત કરીને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સલામતી આર્થિક બાબતો ઉર્જા ત્રાસવાદનો સામનો અને લોકો લોકો વચ્ચેના સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં બહોળા પ્રમાણમાં પરસ્પર સહકાર વધ્યો છે સંરક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું કે હિન્દ પ્રશાંત ક્ષેત્ર બાબતે ભારત અને અમેરીકા વચ્ચે સંવાદ વધી રહયો છે અને આ ક્ષેત્ર મુકત અને ખુલ્લુ શાંતીપુર્ણ સમૃધ્ધ અને સમાવેશી એવી કાનૂન આધારીત વ્યવસ્થા તથા બધા દેશોના સાર્વભૌમત્વ અને ભૌગોલિક અખંડિતતાને ભારત સમર્થન આપે છે ભારતના હિન્દ પ્રશાંત ભાવીદર્શનના કેન્દ્રમાં આસિયાન સંગઠન છે બંને દેશ સંયુકત કવાયત સુરક્ષાને લગતી કામગીરી અને વહાણવટા કાનૂનોની જાગૃતિ જેવા પાસાઓ સહિત વહાણવટા સુરક્ષાના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી રહયાં છે બંને સંરક્ષણ મંત્રીઓએ પ્રાદેશિક સુરક્ષા અને દ્વિપક્ષી સંરક્ષણ સહકાર જેવા સંખ્યાબંધ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી

એસ ટી ના ફોર્મ તથા રિટર્નને વધુ સરળ બનાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે એક બેઠક યોજાઇ ગઇ નાણા મંત્રાલય દ્વારા ટીવટર ઉપર જણાવવામાં આવ્યું હતું કે સુ શ્રી સીતારામને રાજસ્થાન વેરા મસલતકારોના સંગઠન ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્જિયા અખિલ ભારત વેપારી મહામંડળ અને લઘુ ઉદ્યોગ ભારતી સંગઠનના પ્રતિનિધીઓ સાથે દિલ્ફીમાં મંત્રણા કરી છે

એસ ટી રિટર્ન ભરતી વખતે પડતી મુશ્કેલીઓને માહિતી મેળવવી જી

રિટર્નની પ્રક્રિયા વધુ સરળ બનાવવી તથા જી

ફોર્મને વધુ સરળ બનાવવાના હેતુથી આ બેઠક યોજાઇ હતી નાણામંત્રીએ બેઠકમાં આવતા નાણાકીય વર્ષથી અમલમાં મુકાનારી નવી જી

રિટર્નની પદ્ધતિ અંગે દેશવ્યાપી મસલતો યોજવાનો નિર્દેશ આપ્યો હતો

તેમણે કોંગ્રેસ સામે આદિજાતીના સમુદાયનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો

આ ઉપરાંત વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મહેસુલ વેરામાં રાહત તથા ખેડ઼તોના બાળકોની શાળા અને કોલેજની પરીક્ષા ફીમાં રાહત આપવાની જાહેરાત કરાઇ છે અગાઉ રખેવાળ સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજયપાલ બી

કોસીથારીને મળીને ખેડુતોની આર્થિક સહાય આપવા રજુઆત કરી હતી

અમારા સંવાદદાતા જણાવે છે કે બે ફજાર કિલોમીટર અંતર સુધીના લક્ષ્યો ઉપર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અઝિ બે મિસાઇલને ઓડીશાના ડોક્ટર અબ્દુલ કલામ ટાપુઓ ઉપરથી છોડવામાં આવી હતી અઝિ મિસાઇલના પરીક્ષણ ઉપર અદ્યતન લડાર ટેલી મેદ્રી નિરીક્ષણ કેન્દ્રો અને નૌકાદળના બે જહાજો વડે ધ્યાન રાખવામાં આવ્યું હતું અઝિ બે મિસાઇલના આ સફળ પરીક્ષણે ભારતની મધ્યમ રેન્જની મિસાઇલ વિશ્વસનીય હોવાની વાત પૂરવાર કરી છે

ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓ સંસ્થા અને એડવાન્સ સિસ્ટમ લેબોરેટરીના સંયુકત ઉપક્રમે અગ્નિ બે મિસાઇલ વિકસાવવામાં આવી છે

કોવલૂન જીલ્લામાં હોંગકોંગ પોલીટેકનીક યુનિવર્સીટીમાં દેખાવો કરી રહેલા લોકોને વિખેરવા પોલીસે આંસુગેસના ગોળા છોડવા હતા આખી રાત ચાલેલી આ અથડામણમાં વિરોધ દેખાવકારોએ પણ સામે પેટ્રોલબોમ્બ ફેંકથા હતા